આતંકવાદ આ ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા છે તેથી બંન્ને દેશો આંતકવાદનો સાથે મળીને સામનો કરવા સંમત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આશા વ્યકત કરી છે કે શ્રીલંકાની સરકાર ત્યાં વસતા તમિલ લોકોની આશા આકાંક્ષાઓ પરીપૂર્ણ કરવામાં મદદરૂપ થશે ગઈકાલે દિલ્હીમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે શ્રીલંકામાં સલામતી સમૃધ્ધિ અને સ્થિરતા રહે તે માત્ર ભારત જ નહિ પણ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તાર માટે ઉપયોગી છે તેમણે કહ્યું કે બંન્ને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબધો વધારવા તથા વેપાર અને મૂડીરોકાણને વધુ પ્રોત્સાફન આપવાનો નિર્ણય લીધો છે માછીમારોના પ્રશ્નો બાબતે બોલતાં શ્રી મોદીએ કહ્યું હતું કે બંને પક્ષોએ આ મુદ્દે માનવતાભર્યો અભિગમ અપનાવવાનો નિર્ણય લીધો છે પત્રકાર પરિષદમાં શ્રી મહિન્દા રાજપક્ષેએ ભારતે અપનાવેલી પાડોશી દેશો માટે પ્રથમની નીતિને આવકારી હતી ગઈકાલે શ્રી રાજપક્ષેનું રાષ્ટ્રપતિ ભવનમાં વિધીવ ત સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમણે વિદેશમંત્રી જયશંકર સાથે પણ મંત્રણા કરી હતી ભૂતપૂર્વ પ્રધાનમત્રી મનમોહનસિંહના વડપણ હેઠળના કોગ્રેસના પ્રતિનિધીમંડળે શ્રીલંકાના પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી શ્રી રાજપક્ષે વારાણસી સારનાથ બોધગયા અને તિરુપતિની મુલાકાત લેવાના છે

બોબડેએ જણાવ્યું છે કે દેશમાં અરજીની કાયદાકીય પ્રકિયા અગાઉ મધ્યસ્થીની પ્રક્રિયા હાથ ધરવી ફરજીયાત કરતાં સર્વગ્રાહી ધારાની તાતી જરૂર છે તેમણે કહ્યું કે આમ થવાથી કેસનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે અને અદાલતોમાં પડતર કેસોનો ભરાવો ઘટાડી શકાશે ગઇકાલે ફીક્કી અને ભારતીય મધ્યસ્થી પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં શ્રી બોબડે બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતીય વાણિષ્ઠ્ય વ્યવહાર અને સામાજીક જીવનમાં વિવાદોને ઉકેલવા માટે મધ્યસ્થી અને લવાદની પ્રક્રિયા એ સહ્જ રીતે વણાયેલી પ્રથા છે

આ પ્રોજેકેટોને જમ્મુ કાશ્મીર માળખાકીય વિકાસ નાણાનિગમ દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે આ પ્રોજેક્ટોમાં ગ્રામીણ ક્ષેત્રમાં નવા મેદાનો બનાવવાનો સમાવેશ થાય છે

તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત કરશે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે તેમની આ મુલાકાત વખતે ભારતથી વિયેતનામ વચ્ચે સીધી વિમાનસેવાની આ બુધવારે જાહેરાત કરાશે વિચેતનામના ઉપરાષ્ટ્રપ્રમુખ આગામી ગુરૂવારે બોધગયાની મુલાકાતે જશે વિયેતનામના ઉપરાષ્ટ્રપ્રમુખની ભારતની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સર્વગ્રાહી વ્યુહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે

આ અંગેના પરિષદમાં ડીજીસીએએ જણાવ્યું છે કે નેપાળ ભૂતાન સહિત પાડોશી દેશોની જમીન સરહદ વિમાન માર્ગે અથવા દરિયાઈ માર્ગે ચીનથી પાછા ફરનાર પ્રવાસીઓને પ્રવેશ અપાશે નહીં

પરિપત્રમાં સ્પષ્ટતા કરાઈ છે કે વિઝા અંગેના નિયંત્રણો ચીન સહિત વિદેશી નાગરિકોને લાગુ થશે નહીં ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન એરલાઈન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ ચીન જતાં અને આવતા તમામ ઉદ્દયનો રદ્દ કર્યા છે

આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને કોરોના વાઈરસના સંભવિત પ્રચારને અટકાવવા કરાયેલી પૂર્વ તૈયારીની સમીક્ષા કરી છે બધા જ વિમાનમથકોએ સિંગાપુર હોંગકોંગ ચીન તથા થાઈલેન્ડથી આવનાર મુસાફરોના સ્કીનિંગની કામગીરી ચાલી રહી છે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવાની તથા દવા માસ્ક જેવા વ્યક્તિગત સંરક્ષણના સાધનો સજ્જ રાખવાની સૂચના અપાઈ છે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની આશંકા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયેલ એક ચીની નાગરિક સહિત છ લોકોના કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે નાગાલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી પઝ્યુ ફોમે કહ્યું કે નાગાલેન્ડમાં હજ સુધી નોવેલ કોરોના વાઈરસનો એક પણ કેસ નોંધાયો નથી આસામમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર ડોક્ટર એસ લક્ષ્મણને કહ્યું છે કે આસામમાં કોરોના વાઈરસનો નવો કોઈ કેસ નોંધાયો નથી

આ મોલમાં ફજી કેટલા લોકો અટવાયેલા છે તેની જાણકારી મળી નથી આરોપી સૈનિકે શસ્ત્ર ભંડારમાંથી બંદૂક લઇને મોલમાં આડેધડ ગોળીબાર કરતાં ઘણાં લોકોએ ભય અને આઘાતની લાગણી અનુભવી હતી આ સૈનિકની ઓળખ મેજર જે

પ્રોવિન્સના ગવર્નર શાહ્મહુમદ મૈયાકીલે જણાવ્યું છે કે આ બનાવમાં અફઘાનના ત્રણ કમાન્ડોને પણ ઇજા થઇ છે આ બનાવ એક અકસ્માત હતો કે ધુસણખોર દ્વારા જાણી જોઇને કરાયેલું કૃત્ય હતું તે બાબત હજી સુધી સ્પષ્ટ થઇ નથી આ બનાવની કોઇ આતંકવાદી જૂથે હજી સુધી જવાબદારી સ્વીકારી નથી